રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફ સોળમાં તથા રાણી સીલ્વીયાનું ગઇકાલે રાત્રે રાષ્ટ્રપતિ ભવન ખાતેના કાર્યક્રમમાં સ્વાગત કરતા જણાવ્યું છે કે ભારત અને સ્વીડનના દ્વિપક્ષીય વેપાર અને મુડીરોકાણના સંબંધો હવે મજબુત બનવા લાગ્યા છે તેમણે કહ્યું કે ભારત તેના મેઇક ઇન ઇન્ડિયા ડીજીટલ ઇન્જિયા તથા સ્માર્ટ સીટી કાર્યક્રમોમાં સ્વીડનને મહત્વનો ભાગીદાર દેશ ગણે છે રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ભારત અને સ્વીડન આબોહવામાં પરીવર્તનની સમસ્યા ઉકેલવા પ્રતિબધ્ધ છે શ્રી કોવિંદે આંતરરાષ્ટ્રીય સૌર્ય ઉર્જા જુથમાં જોડાવવા સ્વીડનને આમંત્રણ આપ્યુ હતું ત્યારબાદ રાષ્ટ્રપતિ અને સ્વીડનના રાજાની ઉપસ્થિતિમાં ધુવીય ક્ષેત્રમાં સંશોધન વિજ્ઞાન અને ટેકનોલોજી તથા દરિયાઇ ક્ષેત્રમાં સંશોધન અંગેની ત્રણ સમજુતીઓ ઉપર ફસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્વીડનના રાજા કાર્લ ગુસ્તાફના અધ્યક્ષ પદે ગઇકાલે દિલ્ફીમાં થોજાયેલી ઉચ્યસ્તરીય ભારત સ્વીડનની બેઠકમાં નવકલ્પના અંગેની નીતી બાબતે તથા સંશોધન ક્ષેત્ર અંગે પણ ચર્ચા વિચારણા થઇ હતી સરકાર ખાનગી ક્ષેત્ર અને શિક્ષણ વિદોને નવકલ્પના અંગેની નીતી માટે વ્યુહાત્મક નિર્દેશ આપવાના હેતુથી આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત અર્થતંત્ર આરોગ્ય કુત્રિમ બુધ્ધિમત્તા અને સાતત્ય ઉર્જા ક્ષેત્રે ટુકા અને લાંબાગાળાના પ્રોજેકટોના અમલીકરણ માટે નીતી ઘડવા પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

તેમણે સુશ્રી ઉર્સલા સાથેની ટેલીફોન પરની વાતયીતમાં જણાવ્યું હતું કે યુરોપીયન સંઘની પ્રથમ મહિલા અધ્યક્ષ હોવાથી તેમનો કાર્યકાળ મહત્વનો બની રહેવાનો છે તેમણે કહ્યું કે લોકશાહી બહ્સ્તરીય વ્યવસ્થા કાયદાના શાસન અંગેનું સન્માન નિયમ આધારીત વેપાર તથા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા જેવા મુલ્યોના આધારે ભારત અને યુરોપીયન સંઘ વચ્ચેના સંબંધો આધારીત છે સુશ્રી લેચેને બ્રેસેલ્સમાં હવે પછી યોજાનાર ભારત યુરોપીયન સંઘની બેઠક માટે બ્રસેલ્સની મુલાકાતે આવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યુ હતું

રાજયસભામાં વિવિધ પક્ષોના અગ્રણીઓએ આ બનાવને કડક શબ્દોમાં વખોડી કાઢીને કાનૂની અને પોલીસ પધ્ધતિમાં ઝડપથી ફેરફાર કરીને આ પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા પ્રયાસ કરવાની માંગણી કરી હતી વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે ભારપુર્વક કહયું કે સમગ્ર દેશ અને સમાજે આ પ્રકારના ધ્રુણાસ્પદ ગુનાનો ભાર પુર્વક વિરોધ કરવો જોઇએ અકાલીદળના નરેશ ગુજરાલે આ ક્ષેત્રના ઘણા કેસો અદાલતમાં પડતર હોવા તરફ ધ્યાન દોરીને આવા કેસોમાં ન્યાયમાં થઇ રહેલા વિલંબને ટાળવા રજુઆત કરી હતી લોકસભાએ પણ સર્વાનુમતે આ બનાવને વખોડી કાઢથો હતો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે અને આ પ્રકારના ગુનાઓના કસુરવારોને કડક સજા આપવા કાયદો ઘડવા પણ ખુલ્લુ મન ધરાવે છે

દિલ્હી સરકારે આ દથા અરજીને ફગાવી દેવાની ભલામણ ઉપરાજયપાલને કરી હતી

આવતીકાલે ઉમેદવારી પત્રોની યકાસણી થશે અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો છેલ્લો દિવસ છઠ્ઠી ડિસેમ્બર છે દરમિયાન બીજા અને ત્રીજા તબકકાની ચુંટણી માટેનો પ્રચાર વેગવંતો બન્યો છે

ભાજપ કોંગ્રેસ ઝારખંડ મુકતી મોરચો અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન સહિત વિવિધ પક્ષોના મુખ્ય પ્રયારકો ચુંટણી પ્રચાર કરી રહ્યાં છે ભાજપના વરીષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમશેદપુર અને ખુંટી ખાતે બે યુંટણી સભાઓને સંબોધશે

બિહારના મુજફરનગરની રહેવાસી શિવાંગીને ભારતીય નૌકાદળમાં શોર્ટ સર્વિસ કમિશન પાયલટ તરીકે નિમણુંક અપાઇ છે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું છે કે ડોર્નીયર પાયલટ તરીકે કવોલીફાય થયેલ ત્રણ તાલીમ પાયલટમાં શિવાંગીની પસંદગી થઇ છે

ઉલ્લેખનીય છે કે બુલેટ દ્રેનના કુલ પાંચસો આઠ કીલોમીટરના રેલમાર્ગ પૈકી એકસો પંચાવન કિલોમીટરનો રેલ માર્ગ મહારાષ્ટ્રમાં સ્થપાવવાનો છે ગઇકાલે મુંબઇમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી ઠાકરેએ જણાવ્યું હતું કે તેમની સરકાર રાજયની નાણાં સ્થિતિ અંગે શ્વેતપત્ર જાહેર કરશે

પર્યાવરણ વિદો તથા સ્થાનિક લોકો આ પ્રોજેકટથી કોકણના પર્યાવરણ ઉપર ગંભીર અસર થશે તેવી આશંકા સાથે પ્રોજેકટોનો વિરોધ કરી રહથાં છે આ પહેલા શ્રી ઠાકરેએ મુંબઇમાં આરે કોલોની ખાતે મેદ્રોરેલ રોડ પ્રોજેકટ માટે વુક્ષો કાપવાનો વિરોધ કરનાર સામેના કેસો પણ પાછા ખેંચવાનો આદેશ આપ્યો

લંડન ખાતેની માનવ અધિકાર ક્ષેત્રની સીરીયન ઓબ્ઝર્વેટરી સંસ્થાએ જણાવ્યું છે કે રશિયા અને અન્ય દળોએ કરેલા હવાઇ હુમલામાં ઇડલીબ પ્રાંતના મારેત અલ નુમાન શહેરમાં તેર નાગરીકો જયારે આજ પ્રાંતના અન્ય વિસ્તારોમાં છ નાગરીકોના મોત થયા હતા એવી જ રીતે તુર્કીના લશ્કરે કરેલા તોપમારામાં કુર્દીશ લોકો ફસ્તકના એલેપ્પો પ્રાંતમાં અગીયાર નાગરીકોના મોત નિપજયા છે જેમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે દરમિયાન રાષ્ટ્ર પ્રમુખ બસર અલ અસાદે સીરીયા માટેના રશિયાના રાજદ્વારી સાથે ગઇકાલે બેઠક થોજીને આતંકવાદ સામેની લડાઇ યાલુ રાખવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો રશિયા સમર્થિત દળોએ કરેલી કાર્યવાહીમાં એક હજાર જેટલા નાગરીકોના મોત નિપજયા પછી ગયા ઓગષ્ટ માસમાં સંઘર્ષ વિરામ અમલી બન્યો હતો

પોખરા ખાતે યોજાયેલી પુરુષો માટેની ટ્રાઇથોલોન સ્પર્ધામાં ભારતના આદર્શ એમ

સીનીમોલે દેશને પ્રથમ સુવર્ણ ચંદ્રક અપાવ્યો હતો સરોજની દેવી અને મોહન પ્રજ્ઞાએ રજત ચંદ્રક અને કાંસ્ય ચંદ્રકો મેળવ્યા હતા